મુખરજીના જીવનકાર્યનાદર્શાવતો વિડિયો રજૂ કર્યો છા ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું છાકે શ્રી મુખરજી દેશપ્રશ્ન સમાર્વિ તતા અનાબલિદાનના આગવા પ્રતિક સમાન છ તુપ્પનું સંપૂર્ણ જીવન દેશની એકતા અનાઅખંડિતતા માટે સમર્પિત કરાયું હતું